ગુજરાતનું પર્યાવરણ જાળવી રાખવા માટે હવે એકપણ નવા તાપ વિદ્યુતમથકની મંજુરી નહીં આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં જજરિત મકાનોના સર્વે કરીને ભયગ્રસ્ત મકાનો તત્કાલ ખાલી કરાવવાની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી છે

યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે

રાજ્યમાં હજી પણ બુધવાર સવાર સુધી લગભગ તમામ જિલ્લાઓમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અન દાદરાનગર હવેલીમાં હળવાથી ભારે વ્યાપક વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ગુજરાતનું પર્યાવરણ જાળવી રાખવા માટે હવે એકપણ નવા તાપ વિદ્યુત મથકની મંજૂરી નહીં આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાલીએ નિર્ણય કર્યો છે કે વીજળીની દર વર્ષે આઠથી દશ ટકા વધતી માંગ પૂરી કરવા માટે થર્મલને બદલે બીન પરંપરાગત ઊર્જા સ્રોતનો ઉપયોગ કરાશે સૌર ઊર્જાનું ઉત્પાદન ઘરે ઘરે શરૂ થાય તેવા પ્રોત્સાહન આપી ગુજરાત સરકાર સ્વચ્છ ઊર્જા કેવી રીતે મેળવાય તેનો દાખલો દેશને આપવા જઈ રહી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃત્તિક ખેતીનો પ્રચાર કરવા રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘને આહવાન કર્યું છે

રાજ્યપાલશ્રી દેવવતે કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવા શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે

રાજ્યપાલશ્રીએ કૃષિ યુનિવર્સિટીઓને દેશી બીજ ઉપર વધુને વધુ સંશોધન કરવા પર ભાર મૂક્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં જજરિત મકાનોના સર્વે કરીને ભયગ્રસ્ત મકાનો તત્કાલ ખાલી કરાવવાની કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરોને સૂચના આપી છે મહાનગરોમાં આવા જજરિત ભયગ્રસ્ત મકાનો પડી જવાના કારણે સંભવિત દુર્ઘટનાઓ નિવારવા મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે

આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમ્યાન મહાનગરોમાં માર્ગોને થયેલા નુકશાનના મરામતના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે

જેમાં ટેક્ષટાઇલ ભરતકામ મોતીકામ ચર્મકામ અર્થન લાકડુ તથા વાંસકામ મેટલ ક્રાફટ અન્ય ક્રાફટ મહિલા કારીગર યુવા કારીગર તેમજ લુપ્ત થતી કલા જેવી સાત કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે તેમ ઉદ્યોગ અને ખાજ્ઞ વિભાગના ઉપસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે

મુખ્યમંત્રી વિજય રૂપાજ઼ી આજે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ખાતે આકાર પામેલા નારણ સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્ય સરકારના સુજલામ સૂકલામ જળ અભિયાન અને ધોળકીયા ફાઉન્ડેશનના સહયોગથી નારણ સરોવર આકાર પામ્યું છે

કોંગ્રેસમાં ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના વડપણ હેઠળ ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ ગઈ જેમાં વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે તૈયારી કરવા વિશે ચર્ચા વિચારણા થઈ હોવાનું મનાય છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો આ બેઠકમાં હાજર હતા અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિધાનસભાન સાત બેઠક હાલ ખાલી છે યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે

આ મહામેળાની જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને સાત દિવસમાં આવનારા ત્રીસેક લાખ પદયાત્રીકો ગામે ગામથી આવનારા સંઘો એસ ટી બસ કે અન્ય વાહનોમાં આવનારા યાત્રિકોને દર્શન ભોજન અને પાછા ફરતાં બસની તકલીફ ના પડે એવું સુચારુ આયોજન કરાયું હોવાનું જીલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનાં ચેરમેન સંદીપ સાંગલેએ જણાવ્યું હતું

આવનારા ભાવિકો માટે અંબિકા ભોજનાલય દિવાળીબા ગુરૂ ધર્મશાળા અને ગબ્બર તળેટી એ વિના મુલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાત એસ ટી

આ ઉપરાંત આરોગ્ય દૂધ પાણી સફાઇ વગેરેની પણ વ્યવસ્થા કરાઈ છે પદ યાત્રિકો માટે માર્ગમાં ઉતારા અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી તરફ જતો માઇભકતોનો પ્રવાહ સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો હોવાથી અહીં ઢગલાબંધ વિસામા કેન્દ્રો ઉભા કરાયા છે રાજ્યમાં હજી પણ બુધવાર સવાર સુધી લગભગ તમામ જિલ્લાઓમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ દિવ દમણ અન દાદરાનગર હવેલીમાં હળવાથી ભારે વ્યાપક વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાંક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થવાની વકી છે જયારે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી રાજકોટ પોરબંદર ભાવનગર દીવ નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી જિલ્લલ્માં પણ એકલદોકલ સ્થળે ભારે વરસાદ પડી શકે છે આ વિસ્તારો ઉપરાંત આવતીકાલે અમરેલી ગીરસોમનાથ દ્વારકા પંચમહાલ દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાઓમાં પણ એકાદ બે સ્થળે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે જયારે મંગળવારે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વ્યાપક વરસાદ ચાલિ રહેશે તેવી ધારણા છે

નર્મદા બે કાંઠે વહેતી હોવાથી કેવડીયાનો ગોરાબ્રીજ બંધ કરાયો છે

પૂર્વ કચ્છમાં સૌથી મોટું જળાશય ગણાય તેવા ટપ્પર ડેમમાં આવેલા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા ટપ્પર ડેમ ઓવરફલો થઈ ગયા બાદ હવે ભુજનો રૂકાણી ડેમ તથા ગાંધીધામનો સિરોઈ ડેમ નર્મદાના પાણી વડે ભરવાનું આયોજન છે તેવું પાણી પુરવઠા ખાતાના અધિકારી દ્વારા આ પ્રસંગે જણાવાયું હતું પોરબંદરથી દિલ્હીના રાજઘાટ સુધીનો પ્રવાસ માર્ગ ધરાવતી સાયકલ રેલીને કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી જી કિશન રેક્રીએ ગઇકાલે પ્રસ્થાન કરાવ્યું

દવાઓના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત ફાર્માનું હબ બન્યું એમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે માહિતી અને ટેકનોલોજીના યુગમાં ફાર્મા ક્ષેત્રે નવા સંશોધનો અને કાર્યો કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવું જોઈએ